ઉત્તર પૂર્વમાં ગુમ થયેલા એ

સી સી

એન

ગઇકાલે બપોરે આ વિમાન ગુમ થયું હતું રાત્રિ દરમિયાન પણ સશસ્ત્ર દળ અને હવાઇ દળે શોધખોળ કામગીરી કરી હતી

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુમ થયેલા વિમાન અંગે હવાઇદળના ઉપપ્રમુખ એયર માર્શલ રાકેશ સિંહ ભદોરિયા સાથે વાતચીત કરી હતી શ્રી સિંહે ટવીટ કરતાં જણાવ્યું કે એયર માર્શલે તેમને શોધખોળ દરમિયાન લેવામાં આવેલા પગલાંઓ અંગે જાણ કરી હતી સંરક્ષણ મંત્રીએ બધા જ મુસાફરોની સલામતી માટે પણ પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું છે

આમાં મતદાર સૂચિના મુદ્દા મતદાર કેન્દ્રનું સંચાલન આદર્શ આચાર સંહિતા મતદાન પ્રક્રિયા સામગ્રી ક્ષમતા નિર્માણ અને ખર્ચની વ્યવસ્થા વગેરે સામેલ છે આ તમામ કાર્યકારી જૂથો સંબંધિત વિષયો પર ચર્ચા કરશે અને આ વર્ષે ઓગસ્ટ સુધીમાં સંભવિત ભલામણો સૂચવશે ચૂંટણી પંચે ગઇકાલે નવી દિલ્હી ખાતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની એક દિવસીય પરીષદનું આયોજન કર્યું હતું મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી દરમિયાન સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવી એક મોટો પડકાર હતો સફળતાપૂર્વક આ કામગીરી કરવા બદલ તેમણે બધા મુખ્ય ચૂંટણી અધિકારીઓની કામગીરી બિરદાવી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ ધરાવતા આપણા દેશમાં જુદા જુદા રાજ્યોના ચૂંટણીને લગતા જુદા જુદા પડકારો છે

નિર્દેશાલયે તેના એફિડેવિટમાં દાખલ કરવામાં આવેલી બે અરજીઓને બરખાસ્ત કરવાની માંગણી કરી છે એક અરજીમાં તે આર્થિક રીતે ભ્રષ્ટાચાર કરનાર અપરાધી ગણાવ્યો છે જયારે બીજી અરજીમાં તેવા વ્યક્તિઓની તપાસ કરવા માટે પરવાનગીની માંગણી કરાઇ છે કે જેમના નિવેદનોના આઘારે ચોકસીને આર્થિક રીતે ભ્રષ્ટાચાર આચરનાર ગણાવ્યો છે નિર્દેશાલયે ન્યાયાધીશ આઈ

એજન્સી સમક્ષ હાજર થવા માટે તેમને સમન્સ પાઠવ્યા હોવા છતાં ચોકસીએ જણાવ્યું હતું કે તેઓ તપાસ માટે સહકાર આપવાનો ઈરાદો ધરાવતા નથી

જે સ્પષ્ટપણે જણાવે છે કે તેની પાસે તપાસ માટે સહકાર આપવા ભારત પરત જવાનો ઇરાદો નથી

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેની અધ્યક્ષામાં એક પ્રતિનિધી મંડળે ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી તેમણે સમગ્ર વિશ્વમાં તમામ મુખ્ય મિડીયા પ્લેટફોર્મ તેમજ સોશ્યલ મિડીયા પર આ સમારોહનું વ્યાપક પ્રસારણ સુનિશ્ચિત કરવા મંત્રાલયના વિવિધ મિડીયા એકમો લીધેલા પગલા અંગે રાષ્ટ્રપતિને માહિતી આપી હતી

સમિતિએ ગઇકાલે આ અંગે કેન્દ્ર સરકારને જાણ કરતાં જણાવ્યું કે જાહેર જનતા દ્વારા મેળવેલા સૂચનો બાદ રજૂ કરાયેલા ખરડામાં કેટલીક ખામીઓ રહી ગઇ હતી

શ્રી જયશંકરે જણાવ્યું હતું કે સરકાર તમામ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપશે શાળાઓમાં ત્રણ ભાષા અંગે અંતિમ નિર્ણય કરતાં પહેલાં તમામ ઘટકોના હિતોને ધ્યાનમાં લેવામાં આવશે

બ્રિટન અને જર્મનીએ આ અંગે ચર્ચા કરવા વિનંતી કરી હતી સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરસે સુદાનના સુરક્ષાકર્મીઓ દ્વારા અતિશય બળ પ્રયોગનો ઉપયોગ કરવા બદલ ટીકા કરી હતી

સી સી

તે પહેલાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી

આજે કાર્ડિફ ખાતે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે જયારે આવતીકાલે સાઉથહેમ્ટન ખાતે દક્ષિણ આફિકા અને ભારત વચ્ચે અને લંડન ખાતે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે